હર્ષવર્ધન કહયું છે કે કોરોના સામ ભારતની કામગીરીએ વિશ્વના મોટા દેશોને પાછળ પાડી દીધા છે

જેમાં ગુજરાતને ટોચન સ્થાન અનાયત થયું છે

તે તમામમાં ગુજરાત અવ્વલ સાબિત થયું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિદેશ વેપારની ખિલવાણી માટે થયેલી નકકર કામગોરીના પ્રતાપે આ બહુમાન મળ્યુ હોવાનું ઉધોગ જગતના આગેવાનો કહે છે ભાજપના પ્રદશ પ્રવકતા ભરત પંડયાએ આ સિધ્ધિને ગુજરાતના ઉત્પાદનકારો અને ગુજરાત માટે ગૌરવરૂપ ગણાવી છે

તેમણે ઉમેર્યું કે આર્થિક રીતે વાલીઓને સગવડ રહે તે માટે રૂપાણી સરકારે આ નિર્ણય કર્યો છે ફી નો પહેલો હપ્તો સપ્ટેમ્બરમાં ભરવાનો રહેશે

ત્યારબાદ વરસાદનું જોર ક્રમશ ઘટવા લાગશે તેમ હવામાન કચેરીએ જણાવ્યું છે